નફાએ નવી દિલ્હીમાં પક્ષના કાર્યાલય ખાતે તેમને વિધિવત રીતે ખેસ પહેરાવાની આવકાર્યા હતા બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સિંધિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને દેશનું ભાવિ તેમના હાથમાં સલામત હોવાનું જણાવ્યું હતું શ્રી સિંધિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી જે પી નફાનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે નાગરિકોની સેવા કરવામાં અગાઉ ઊણા ઊતરવા અંગે તેમણે દુખની લાગણી દર્શાવી હતી અને કોંગ્રેસ પક્ષ અગાઉ જેવો રહ્યો ન હોવાનો અફસોસ દર્શાવ્યો હતો

તેમને પક્ષમાં આવકારતા શ્રી નઙ્ડાએ કહ્યુ કે તેઓ રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરશે ઉલ્લેખનીય છે કે ગઇકાલે શ્રી સિંધિયાએ કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજીનામુ આપ્યુ હતુ અને આગળ વધવા માટે તે જરૂરી હોવાનુ કહ્યુ હતુ દરમિયાન કોગ્રેસેઆ ઘટનાને લોકશાહી માટે કલંકરૂપ ગણાવી છે કોગ્રેસ પ્રવકતા આનંદ શર્માએ કહ્યુ કે ભાજપ સિવાયની રાજય સરકારોને ઉથલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે

દરમિથાન મુખ્યમંત્રી કમલનાથ સહિત કોંગ્રેસના બધા જ નેતાઓ બહ્મતીનો દાવો કરી રહ્યા છે મળતી માહિતી અનુસાર ભાજપના ધારાસભ્યોને દિલ્હી નજીક ગુરૂગ્રામ મોકલાયા છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં છે બીજી બાજુ મુખ્યમંત્રીના પુત્ર અને સાંસદ નકુલનાથ સહિત કેટલાંક નેતાઓએ કોંગ્રેસ પાસે જાદુઈ સંખ્યાનો આંકડો હોવાનો દાવો કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી કમલનાથના ખાસ વિશ્વાસુ કોંગ્રેસ નેતા સજ્જનસિંહ વર્મા બેંગાલુરૂમાં રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા બેંગાલુરૂ પહોંચ્યા છે

તેઓનો સમાવેશ થાય છે આમ છતાં કોંગ્રેસે દાવો કર્યો છે કે હજુ પણ કેટલાંક સભ્યો મુખ્યમંત્રી કમલનાથના સંપર્કમાં છે

તેઓને જયપુર નજીકના રિસોર્ટમાં સ્થળાંતર કરાયા છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આજે આ ધારાસભ્યોને મળે તેવી શક્યતા છે

સંસદ ગૃહની બહાર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ તેમના પોતાના નેતાઓને એકજૂટ રાખી શકતી નથી

એન પ્રથાપન ડીન કુરિયાકોસ મલિક્કમ ટાગોર ગુરજીતસિંઘ ઔજલા રાજમોહન ઉન્નીથન અને બેની બેહનાનને સસ્પેન્ડ કરાયા હતા

લોકશાહી પૂર્ણ જવાબદારીના ભાગરૂપે ગૃહની પરંપરા નિભાવવા જણાવ્યું હતું વિવિધ પક્ષના સભ્યોએ પણ અધ્યક્ષને આ માટે વિનંતી કરી હતી

વસ્તી ગણતરીમાં સુધારાનો રાઉન્ડ આગામી વર્ષના પહેલી માર્ચથી પાંચમી માર્ચ દરમિયાન દેશભરમાં થશે

રાષ્ટ્રીય વસ્તી નોંધણી પત્રક અથવા એનપીઆર હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસની સાથે દરેક રાજ્યોમાં આસામ સિવાય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થશે

દરમિયાન વિદેશમાં ફસાયેલા નાગરિકોને ભારત પરત આવવા માટે સરકારે ગોઠવણ કરી છે

સરકારે ઇરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ યાત્રાળૂઓ તથા માછીમારોને પરત લાવવાનું શરૂ કર્યું છે

તેને એઇમ્સમાં તપાસીને નિર્ણય લેવાશે

તેમને નમૂનઓ તપાસવા માટેના સાધનો પણ મોકલાયાં છે

લોકોએ ભીડવાળા કાર્યક્રમોથી દુર રહેવા પણ સલાહ અપાઈ છે જો કોઈને ખાંસી અથવા તાવ જણાય તો અન્ય લોકોનો સંપર્ક કરવો નહીં લોકોને હાથ સાફ કર્યા વગર આંખો નાક અને મોંઢાને સ્પર્શ નહીં કરવાની પણ સલાહ અપાઈ છે જાહેર સ્થળોએ થૂકવું નહીં દરેક લોકોએ પાણી અને સાબુથી અથવા આલ્કોહોલથી હાથ સાફ કરીને તેની ટેવ પાડવી જોઈએ લોકોએ ખાંસી વખતે મોંઢા અને નાકને હાથ રૂમાલ કે ટીસ્યૂ પેપરથી ઢાંકવું જોઈએ ટીસ્યૂનો ઉપયોગ કર્યા બાદ તેણે તાત્કાલિક કચરાપેટીમાં નાખીને પેટી બંધ કરવી જોઈએ અને જો તાવ શ્વાસની તકલીફ કે ખાંસી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને તેમની સલાહને અનુસારવું જોઈએ ડોક્ટરની મુલાકત લેતી વખતે મોંઢા અને નાકને કપડાનું માસ્કથી ઢાંકવું જોઈએ

જયશંકરે કહ્યું કે ઇરાનમાં રહેલા ભારતીયોને યોગ્ય તબીબી તપાસ બાદ સલામત રીતે ભારતમાં લાવવા સરકાર વચનબધ્ધ છે

તેણે ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન હેરિસન ગેર સીડને ફરાવ્યા હતા

વી સિંધુની આગેવાનીમાં સાયના નહેવાલ કે શ્રીકાંત અને બી સાંઈનાથ રમશે આ ઉપરાંત બેવડી રમતમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેક્રી પૂજા દાંડુ અને સંજના સંતોષ રમશે

એસ પ્રણય સમીર વર્મા સૌરભ વર્મા કોરોના વાયરસના પગલે રમવાના નથી ટોક્વો ઓલિમ્પિક થોગ્યતા માટે સાયના નહેવાલ અને શ્રીકાંત માટે આ રમત મહત્વની છે